આ વિવાદનો ઉકેલ લાવવાના તમામ વિકલ્પો નિષ્ફળ રહયા બાદ અદાલતે આ નિર્ણય લીધો હતો મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ સભ્યોની પીઠે મધ્યસ્થી સમિતિના અહેવાલની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે મધ્યસ્થી સમિતિ આ વિવાદનો કોઈ આખરી સમાધાન કરી શકી નથી સર્વોચ્ય અદાલતના ભુતપુર્વ ન્યાયાધિશ એફ એમ આઈ

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એમ

શાહની ખંડપીઠે વકીલ ગૌરવકુમાર બંસલ દ્વારા દાખલ એક જનહિતની અરજી પર આ નોટીસ આપી હતી

અરજીમાં એમ પણ જણાવાયું છે કે અધિકારીઓ આત્મહત્યાના બનાવો થતાં અટકાવે કે તેમાં ઘટાડો થાય તેવા જન આરોગ્યના કાર્યક્રમ લાગુ કરવા સંબંધિત પગલાં લે અને તેનો રીપોર્ટ જાહેર કરે

ગીરીનું સર્વોચ્ય સન્માન બંને દેશોની પ્રજા માટે મંત્રી અને સહયોગ વધારવા માટે આપવામાં આવ્યું છે સમારંભમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે આ સન્માન બંને દેશો વચ્ચેની મૈત્રીને સમર્પિત છે આ અગાઉ રાષ્ટ્રપતિએ ત્યાંના રાષ્ટ્રપતિ સાથે વિસ્તૃત યર્યા વિયારણા કરી હતી ઉચ્યસ્તરીય મંત્રણામાં દ્વિપક્ષી ક્ષેત્રીય અને બહુપક્ષીય બાબતે પરસ્પર હિત અને વિવિધ મુદૃ યર્યા થઈ હતી બંને દેશોને પારંપરિક ચિકિત્સા પ્રણાલી ઈ વિદ્યા ભારતીય ઈ આરોગ્ય ભારતી નેટવર્ક પ્રોજેકટ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ત્રણ સમજુતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે

સીબીઆઈ આગળની પુછપરછ માટે બંનેને દુર્ધટના સ્થળ પર લઈ જઈ શકે છે

અદાલતે કેન્દ્રને એ સ્પષ્ટ કરવા જણાવ્યું છે કે શું ઇ સિગારેટ નશીલો પદાર્થ છે કે નહીં

સત્તાવાર પ્રવકતાએ યંદીગઢમાં જણાવ્યું કે મુખ્યમંત્રીએ રાજ્યના સરહદી ક્ષેત્રોને હાઈ એલર્ટ પર રાખવા અને બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા યુસ્ત બનાવવા આદેશ આપ્યા છે

પ્રવકતાએ જણાવ્યું કે મુખ્યમંત્રી સ્વયં નિયમિતપણે હરપળ સરહદ પરની હ્ય્થતિની જાણકારી લે છે

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું કે તેમણે આ બાબતે બંને દેશો સાથે વાત કરી છે અને બંને દેશોએ સંમતી દર્શાવી છે રશિયા સાથે એક પરમાણુ સમજ઼તીથી અમેરીકાથી અલગ થયા બાદ ટ્રમ્પે આ ટીપ્પણી કરી હતીજેમાં શક્ષ્ોની એક નવી હરીફાઈની આશંકા ઉભી થઈ છે મુખ્ય પરમાણુ સમજુતીમાંથી ગઈકાલે અમેરીકા અલગ થયા બાદ તેણે આરોપ લગાવ્યો હતો કે રશિયાએ એક નવા પ્રકારની કુઝ મિસાઈલ તૈનાત કરીને સમજ઼તી કરારનું ઉલ્લંધન કર્યુ છે જયારે રશિયાએ આ વાતનો ઈન્કાર કર્યો છે

અમેરીકા અને ચીન વચ્ચે થયેલી તાજેતરની મંત્રણાઓ બાદ તેમણે આ જાહેરાત કરી હતી શ્રી ટ્રમ્પે શાંઘાઈમાં થયેલી દ્વિપક્ષીય ચર્યામાં ચીને અમેરીકાની ક્રષી ઉત્પાદનો ખરીદવા અંગે આશ્વાસન ન આપ્યા બદલ શ્રી ટ્રમ્પે ચીનની ટીકા કરી હતી તેમણે કહ્યું હતું ભવિષ્યમાં આયાત શુલ્ક પચ્ચીસ ટકા સુધી વધારી શકાશે ચીનના વિદેશ મંત્રીએ અમેરીકાન નિર્ણયની ટીકા કરી છે

આમેય ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગે યાલુ થશે આકાશવાણી સાંજે સાડા સાત વાગ્યાથી હિન્દી તથા અંગ્રેજીમાં આ મેચનો આંખે દેખ્યો અહેવાલ પ્રસારિત કરશે